વી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આકાશવાણી પરથી મન કી બાત દ્વારા લોકો સાથે સંવાદ કરતાં વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકને રિસાયક્લ કરી શકાય છે અને તેને ઇંધણમાં પણ રૂપાંતરિત કરી શકાય છે તેમણે સિંગલ યૂઝ એટલે કે બીજી વખત ઉપયોગ ન થનાર પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા માટે લોકોને સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું છે

શ્રી મોદીએ મહિલાઓ અને નવજાત બાળકો સહિત તમામ લોકો માટે સંત્રલિત પોષક આહાર ઉપર ભાર મૂક્યો તેમણે પોષણ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો

વી સિંધુએ સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બીડબલ્યુએફ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધા જીતીને આ સ્પર્ધા જીતનાર પહેલી ભારતીય ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છે

વી સિંધુએ આ સાથે જ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં પાંચમો ચંદ્રક જીતીને ચીનની ઝાંગ નીંગની પાંચ મેડલ જીતવાના વિક્રમની બરાબરી સાધી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડ્ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પી વી સિંધુને અભિનંદન પાઠવ્યા છે પુરૂષોના વિભાગમાં બી

વરિષ્ઠ ભાજપ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રીશ્રી અરૂણ જેટલીના પાર્થિવ દેહના ગઈકાલે દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સદ્દગતના પુત્ર રોહને વિવિધ નેતાઓ કાર્યકરો અને સગાસંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કર્યા હતા

અડવાણી પક્ષ પ્રમુખ અને ગૃહમંત્રી અમીત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસ નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કર્ણાટક બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને દિલ્હીના મુખ્યંમત્રીઓ પણ હાજર રહ્યા હતા આ અગાઉ સદ્દગતના પાર્થિવ દેહને ભાજપ મુખ્ય મથક પર રાખવામાં આવ્યો હતો અને ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ચોમાસાના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે

આગામી ત્રણ દિવસમાં અરવલ્લી દાહોદ મહીસાગર બનાસકાંઠા વડોદરા પંચમહાલ નર્મદા ભરૂચ સુરત મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદ મોરબી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડી શકે છે દરમિયાન મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં ગઈકાલે પલટો આવતાં વરસાદી ઝાપટા પડ્યા હતા છેલ્લાં સાત દિવસથી જિલ્લામાં વરસાદ ન થતા ખેડ્તો ચિંતિંત હતા તેવામાં વરસાદી ઝાપટા પડતા હવે પાકને નવજીવન મળ્યું છે તો તાપી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી વરસાદના ઝાપટાં થયા છે જિલ્લાના વડા મથક વ્યારા સહિત આજૂબાજૂના વિસ્તારોમાં ગઈકાલે છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડ્યાં હતાં આ સાથે વડાલી વિજયનગર નવસારી અમરેલી અરવલ્લી મોડાસા મેઘરજ અને શામળાજીમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ ઉપરાંત ખાંભા ગીરપંથક રબારિકા સાળવા પીપળીયા બાબરાપરા અને ચકરાવામાં પણ વરસાદ પડ્યો હતો આમ વરસાદી ઝાપટાં થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી ચોમાસું સક્રિય થતા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થઈ છે જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરાઈ છે

પશ્ચિમ રેલવે દ્વારા રાજ્યના અમલસાડ રેલવે સ્ટેશન પર ફી વાઇફાઈની સૂવિધા શરૂ કરવામાં આવી છે

એક જ દિવસમાં સ્ટેચ્યુની મુલાકાતે આવનાર પ્રવાસીઓનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે

સમગ્ર દેશ સહિત રાજ્યના કેટલાય કૃષ્ણ મંદિરોમાં ગઈકાલે નંદ મહોત્સવની ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક ઉવજણી કરવામાં આવી હતી

યાત્રાધામ ડાકોર ખાતે ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવની અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી લાખોની સંખ્યામાં હરિભક્તોની સાથે નંદ ઉપરાંત અન્ય પાત્રો બનાવાયા હતા જે મંદિર પરિસરમાં ઢોલ નગારા સાથે ફરીને ભગવાનની સમક્ષ આવ્યા હતા દ્વારકાધીશ મંદિર ખાતે પણ ગઈકાલે નંદ મહોત્સવથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું લાખો લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

જન્માષ્ટમી બાદ સાતમ આઠમના લોક મેળાઓની પણ ગઈકાલે નોમની મધરાતે પૂર્ણાહૂર્તિ થઈ છે

જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં પાંચ વિકેટો ઝડપી હતી જ્યારે ઇશાંત શર્માએ ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટો ઝડપી હતી

ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચમાં રાજ્યના રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં અર્ધશતક ફટકારી બે વિકેટો ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો

અમારા નર્મદાના પ્રતિનિધિ જણાવે છે કે સમિતિ દ્વારા કમલભાઈને તેમની શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી સેવાકીય પ્રવૃત્તિઓ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન કામગીરી તથા મતદાર જાગૃતિ અને વસ્તી ગણતરી જેવી સફળ રાષ્ટ્રીય કામગીરીમાં તેમના કાર્યોને સમીક્ષાને ધ્યાને લઈને આ એવોર્ડ માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ કમલભાઈ વસાવાને રોકડ પુરસ્કાર પેટે રૂપિયા એકાવન હજાર અને શિલ્ડ આપીને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે